અમરેલીમાં ભાજપની ચૂંટણી સંબોધવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પહોંચ્યા હતા અને લોકસભાની અમરેલી બેઠક ફરીથી ભાજપને જીતાડવા અપીલ કરી હતી

તેવો લાભ દેશના તમામ ખેડૂતોને મળે તેવું પગલું ભરવા ભાજપ તેયાર છે

ત્યારે આવનારા સમયમાં સોલાર પેનલ બનાવી ખેડૂતોને સૂર્યશક્તિના માધ્યમથી આવક મળે તે દિશામાં સરકાર કામગીરી કરશે

સૌરાષ્ટ્રની તમામ લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર રાષ્ટ્રીય અધ્યક્ષને મળવા માટે વંથલીમાં હાજર રહેવાના છે વંથલીનો કાર્યક્રમ પૂરો થયા બાદ શ્રી ગાંધી કચ્છ તરફ રવાના થશે જયાં ભૂજ ખાતે તેમની જાહેરસભા યોજાઇ છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ છોટા ઉદેપુર લોકસભા બેઠક હેઠળના બોડેલી ખાતે આવતીકાલે સવારે ચૂંટણી પ્રચાર સભાને સંબોધવા માટે પહોંચશે ત્યારબાદ તેમની બીજી સભાા વલસાડ ખાતે પણ યોજાઇ છે ભાજપમાં ટોચના મહિલા નેતા સુષ્મા સ્વરાજ આજે બપોરે સ્થાનિક ભાજપ દ્વારા યોજાયેલા મહિલા સંમેલનમાં હાજર રહેશે અને લોકસભાની અમદાવાદ પૂર્વે તથા અમદાવાદ પશ્ચિમ બેઠક ફરીથી જીતવા માટે કાર્યકર બહેનોનું માર્ગદર્શન કરશે અમદાવાદનો કાર્યક્રમ આટોપી શ્રીમતી સ્વરાજ જામનગર જવા રવાના થશે જયાં પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં વકતવ્ય આપવાનો તેમનો કાર્યક્રમ છે

સંસ્થાના શુભેચ્છક અને જાણીતા ઉદ્યોગપતિ જીવરાજભાઈ પટેલના હસ્તે અલંગ રેડક્રોસ હોસ્પિટલ ખાતેના આંખના વિભાગનું ઉદ્દઘાટન કર્યું હતું અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે આંખના વિભાગમાં આંખના સર્જન સપ્તાહમાં એકવાર આવીને નિદાન અને સારવાર કરશે આ સેવા વિના મુલ્યે અલંગના શ્રમિકોને મળે તેવું આયોજન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવે છે